ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારશ્રી અલ્પેશ ઠાકોરે નામાંકન પત્ર દાખલ કર્યું હતું આ ઉપરાંત ભાજપ તરફથી ખેરાલુ બેઠક પર અજમલભાઈ ઠાકોર થરાદ બેઠક પર જીવરાજભાઈ પટેલ બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા જ્યારે લુણાવાડા બેઠક પર જિઝેસ સેવકે નામાંકન પત્ર ભર્યુ હતું કોંગ્રેસ તરફથી બાયડની બેઠક ઉપરથી જશુભાઇ પટેલે અમરાઇવાડીની બેઠક ઉપર ધર્મેન્દ્ર પટેલે થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુત લુણાવાડાની બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ અને ખેરાલુની બેઠક પર બાબુજી ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું કોંગ્રેસના ઉમેદવારો સાથે રાજયકક્ષાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત યાવડા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આજે ઉમેદવારીપત્રોની યકાસણી થશે

વિવિધ કારણોસર ધારાસભ્યોના રાજીનામાને પગલે આ પેટાચૂંટણીઓ યોજાઇ રહી છે

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે ત્વરીત કાર્યવાહી દળ આરએએફ ના રહમા સ્થાપના દિવસના સમારંભમાં તેઓ બોલી રહયાં હતા તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધશે

આ પ્રસંગે ગૃહમંત્રીના હસ્તે શહીદ વીરોની પત્નીઓને શૌર્ય ચંદ્રકો અર્પણ કરાયા હતા દરમિયાન શ્રી શાહે ગઇકાલે સહપરિવાર સાથે માણસામાં કુળદેવી બહ્યરાજી માતાજીના દર્શન કર્યા હતા

સૌથી મોટો અકસ્માત અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ પર સર્જાયો હતો

આણંદ જિલ્લાના સુંદણ ખડોળ દાવોલ મીનાવાડા નંદેસરી ગામના યાત્રિકો નવરાત્રિ નિમિત્તે અંબાજી દર્શન કરી ઉઝાં ઉમિયા માતાના દર્શને જઈ રહ્યા હતા

જેમને સારવાર અર્થે દાતાં પાલનપુર અમદાવાદ ખસેડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર માટે તંત્રને સૂચના આપી હતી બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વચ્ચે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે

ભયાઉ તાલુકાના સામખિયાળી હાઇવે પર અજાણ્યા વાહને એક પછી એક ત્રણ બાઇકને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા તો ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી

જે માટે આજથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થશે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા પુરવઠા પર નજર રખાશે

રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં મગફળીનું વિક્રમરૂપ ઉત્પાદન થવાનો અંદાજ છે રાજ્યમાં આજથી પેપટ સ્ટેમ્પિંગના બદલે ઇ સ્ટેમ્પિંગની સુવિધા અમલી બનશે હવેથી લાયસન્સી સ્ટેમ્પ વેંડર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી કોમન સર્વિસ સેન્ટર તેમજ નોટરીની કચેરીમાં ઇ સ્ટેમ્પ સુવિધા ઉપલબ્ધ કરાશે નાગરિકોને પેપર સ્ટેપ મેળવવામાં પડતી મુશ્કેલી જોતા અને સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસોને અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્ય છે તમામ જિલ્લાઓમાં ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે

બિલ્કિસ બાનોએ કરેલી વળતર અરજી પર ગઇકાલે સર્વોચ્ય અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી જે દરમિયાન અદાલતે આ યુકાદો આપ્યો હતો રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સર્વોચ્ય અદાલતના આદેશનું પાલન કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે ફેરવિયાર માટે મોકલી હોવાના કારણે સરકાર તરફથી વળતર પેન્ડિંગ રખાયું હતું જ્યારે બિલ્કિસ બાનુના પતિએ આરોપ કર્યો હતો કે સર્વોચ્ય અદાલતનો આદેશ હોવા છતાં તેમને કોઈ મદદ મળી ન હતી રાજ્યભરમાં ગઇકાલે મધ્યમથી ભારે વરસાદ યથાવત રહ્યો છે ગઇકાલે સૌરાષ્ટ્રમાં સોરઠ અને હાલાર પંથક તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો

આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડ્યો હતો

પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાધનપુરમાં પાંચ સિદ્ધપુર શંખેશ્વર હારીજમાં ચાર ચાણસ્મા સાંતલપુરમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતરમાં વરસાદી પાણી ભરાઇ જતા કપાસ દિવેલા મગફળી અડદ તેમજ બાગાયતી પાકોને નુકસાન થઇ શકે છે

તેનું પાણી ધોળીધજા ડેમમાં આવતા ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

નીયાણવાલા વિસ્તારોને એલર્ટ કરાયા છે

રાજ્યમાં વરસાદ યથાવત રહેતા ગઇકાલે નવરાત્રિના બીજા દિવસે પમ ગરબા રમનાર ખેલૈયાઓ નિરાશ થયા હતા વરસાદના કારણે પંડાણોમાં પાણી ભરાઇ જતા ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા છે જોકે સોસાયટીઓમાં કે શેરીઓમાં વરસાદ વચ્ચે પણ સૌએ ગરબાની રમઝટ માણી હતી

જેની અસર તાપી જિલ્લાના કેટલાંક ગામોમાં જોવા મળી હતી આ ભૂકંપમાં કોઈ જાનહાની નોંધાઈ નથી